કિશાન રેલ અને કૃષિઉડાણ શરૂ કરાશે

બ્રિટન સત્તાવાર રીતે યુરોપીયન સંઘમાંથી બહાર થયુ છે પ્રધાનમંત્રી બોરિસ જોનસને યુરોપીયન સંઘ સાથે મૈત્રીપૂર્ણ સંબધોની ખાતરી આપી ઓસ્ટ્રેલિયન ઓપન ટેનિસ સ્પર્ધાની મહિલાઓની સિગંલ્સની ફાઇનલમાં ગેબ્રાઇન મુરૂગુઝા અને સોફિયા કેનિન વચ્ચે મુકાબલો થશે

અંદાજપત્રના મહત્વના મુદ્દાઓ આ મુજબ છે

ભારત વિશ્વનું પાંચમા ક્રમનું અર્થતંત્ર બન્યું છે

એમ કુસુમ યોજના હેઠળ ખેડૂતોને સૌર ઉર્જા આધારિત સહાય અપાશે

જાહેર ખાનગી ભાગીદારીથી વેર હાઉસ ઊભા કરાશે ગ્રામ ભંડાર ઊભા કરવાં માટે સ્વ સહાય જૂથોને સાંકળવામાં આવશે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ખેત ઉત્પાદન હેરફેર માટે રાષ્ટ્રીય કૃષિ ઉડાણ વિમાન કાર્ગો સેવાઓ શરૂ કરાશે નાણાંમંત્રીએ કહ્યું કે ઝડપથી બગડી જાય તેવી કૃષી ઉપજોના પરીવહન માટે જાહેર અને ખાનગી સહકાર ધોરણે કિસાન રેલની રચના કરાશે

મિશન ઇંદ્ર્ધનુષ્ નું વિસ્તરણ કરવામાં આવશે

બી હારેગા દેશ જીતેગા પર વધુ ભાર આપવામાં આવશે

નવી શિક્ષણ નીતિની ટૂંકમાં જાહેરાત કરાશે વંચિત વર્ગ માટે સંતક કક્ષાના ઓનલાઈન અભ્યાસક્રમો શરું કરાશે રાષ્ટ્રીય પોલીસ યુનિવર્સિટી અને રાષ્ટ્રીય ન્યાય સહાયક ફોરેન્સિક યુનિવર્સિટી ઊલી કરાશે

પાંચ નવા સ્માર્ટ શહેરોને જાહેર ખાનગી ભાગીદારીથી વિકસાવવામાં આવશે

રાષ્ટ્રીય લોજિસ્ટિક નીતિ જાહેર કરાશે

માનવ રહિત ફાટકો નાબૂદ કરાયા છે

આ પૈકી મોટાભાગના મુસાફરો ભારતીય વિદ્યાર્થીઓ છે વુહાન મોકલવામાં આવેલા વિમાનની સાથે તબીબો જાહેર આરોગ્ય નિષ્ણાંતો અને અર્ધ તબીબી કર્મયારીઓની ટીમ પણ હતી ચીનથી પાછા ફરેલા મુસાફરોને માનેસર અને યાવલા ખાતેના કવારન્ટાઇન કેન્દ્રોમાં રાખવામાં આવશે

તબીબી તપાસના અંતે જે વ્યકિત કોરોના વાયરસથી ચેપગ્રસ્ત જણાશે તેમને વધુ તબીબી તપાસ અને સારવાર માટે હોસ્પિટલ મોકલવામાં આવશે આ ઉપરાંત કોરોના વાયરસથી અસરગ્રસ્ત અને ગંભીર પરિસ્થિતિ ધરાવતા દર્દીઓને દિલ્હીની સફદરજંગ હોસ્પીટલમાં લઇ જવાશે

ભાજપના સ્ટાર પ્રયારક અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આજથી નવી દિલ્હીમાં તેમના ચાર દિવસના પ્રયાર અભિયાનનો આરંભ કરશે તેઓ આજે કરવાલનગર જહાગીરપુરી નરેલા અને રોઠ્ઠીનીમાં રેલીઓને સંબોધન કરશે આમ આદમી પાર્ટીના અને કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ પણ આજે જાહેરસભાઓ યોજશે

કોરોના વાયરસના પ્રસારને કારણે આવા ઉત્પાદનોની માંગમાં સંભવિત વધારાને જોતા તેને એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે કોરોના વાયરસને કારણે ચીનમાં અત્યાર સુધીમાં બસ્સોથી વધુ લોકોના મોત થયા છે અને તેના કેસોની સંખ્યા દસ હજારની આસપાસ થઈ ગઈ છે

નિર્ભયા દુષ્કર્મ કેસમાં ફાંસીની સજા મેળવનાર યાર માંથી તે એક હતો આ સાથે જ આ કેસમાં રાષ્ટ્રપતિ કાર્યાલયમાં ફવે કોઇ અરજી બાકી નથી ગઇકાલે દિલ્હીની એક અદાલતે આ યારેથ દોષિતોને ફાંસી આપવાની કાર્યવાહી હવે પછીના આદેશ સુધી મુલતવી રાખી છે

એક ટ્વીટમાં શ્રી મોદીએ કહ્યું કે દરિયા કિનારાઓને સુરક્ષિત રાખવાના તેમના નોંધનીય પ્રયાસો દ્વારા તટરક્ષક દળે સીમાચિહન રૂપ કામ કર્યુ છે તેમણે કહ્યું કે દરિયાઇ જીવસૃષ્ટિ પ્રત્યે તેમની ચિંતા પણ નોંધપાત્ર છે

સ્કોટલેન્ડમાં કેન્ડલ સાથે સભાઓ યોજાઇ હતી સ્કોટલેન્ડે યુરોપીય સંઘમાં રહેવા તરફી મતદાન કર્યુ હતું જયારે તેનો વિરુધ્ધ મત આપનારાઓએ લંડનના પાર્લામેન્ટ સ્કવેર ખાતે ઉજવણી કરી હતી પ્રધાનમંત્રી બોરીસ જહોનસને ગઇકાલે આ ઘટના બાદ માન્ય કર્યુ હતું કે ફવે પછીનો પ્રવાસ આસાન નઠી હોય આમ છતાં નવી સફળતા માટે તેમણે આ ઘટનાને નવી તક ગણાવી હતી તેમણે કહથું કે બ્રિટનના નાગરીકો ટુંક સમયમાં નવા ફેરફારી જોશે

પુરૂષોની સિંગલ્સની ફાઇનલનો મુકાબલો આવતીકાલે સર્બિથાના નોવાક થોકોવિય અને પાંચમાં ક્રમાંકિત ઓસ્ટ્રેલિયાના ડોમીનીક થિએમ સાથે થશે

આ મહિનાની આઠમી તારીખે સ્વતંત્ર અને નિષ્પક્ષ વાતાવરણમાં યુંટણી યોજાય તે માટે મહત્વપુર્ણ મુદ્દા પર આ બેઠકમાં યર્ચા થઇ હતી દિલ્હીના મુખ્ય ચુંટણી અધિકારી પોલીસ કમિશ્નર તથા જીલ્લા યુંટણી અધિકારીઓ નોડલ અધિકારીઓ અને સ્થાનિક સંસ્થાઓના પ્રમુખો અધ્યક્ષોએ આ બેઠકમાં ભાગ લીધો હતો દિલ્હીના મુખ્ય સચિવ પોલીસ વડાગૃહ સચિવ નાણા સચિવ ઉચ્ય પોલીસ અધિકારીઓ અને મુખ્ય ચુંટણી અધિકારી સાથે એક અન્ય બેઠકમાં વિવિધ મફત્વપુર્ણ મુદ્દા પર વિસ્તારપુર્ણ ચર્ચા કરવામાં આવી હતી મુખ્ય ચુંટણી કમિશ્નર સુનીલ અરોરાએ કહયું કે યુંટણી પંચ માટે એ મહત્વપુર્ણ છે કે યુંટણી સ્વતંત્ર નિષ્પક્ષ શાંતિપુર્ણ અને ન્યાથી વાતાવરણમાં થોજાથ દિલ્ફીના મુખ્ય ચુંટણી અધિકારી ડોકટર રણબીરસીંહે કહયું કે સ્થાનિક સંસ્થાઓ સાથે મળીને યુંટણીની સમગ્ર વ્યવસ્થા કરવામાં આવી છે

વસ્તુઓની આથાતમાંથી વસુલાયેલા આઇજીએસટીને ધ્યાનમાં લેતા જાન્યુઆરીની કુલ આવકમાં વધારો થયો છે ગયા વર્ષે આ જ સમયે થયેલી આવકની સરખામણીએ તે આઠ ટકા જેટલી વધારે થઇ છે ચાલુ નાણાંકીય વર્ષમાં એવુ છઠ્ઠી વાર થયું છે જયારે જીએસટી આવક એક લાખ કરોડ રૂપિયાને પાર થઇ ગઇ છે

કેન્દ્રિય કાયદો અને ન્યાય મંત્રી રવિશંકર પ્રસાદે જણાવ્યું હતું કે તે કાયદા અંગેના તમામ શંકાઓને દુર કરશે તેમણે જણાવ્યું છે કે વિરોધ કરનારા સભ્યોને કાયદાની જોગવાઇઓ સમજાવી શકાશે

ગઇકાલે વોશિગ્ટનમાં કેટાલક વિદેશી પત્રકારોને તેમણે જણાવ્યું કે ગયા વર્ષે ભારતીય અર્થતંત્રમાં ખરેખર અયાનક મંદી આવી હતી અને ઉમેર્યું કે આઇએમએફ ને તેના વિકાસ અંદાજી સુધારીને નીચે જતા કરવા પડયા હતા

તેમણે કહયું છે કે ભારતે કેટલાક મહત્વના સુધારાઓ કર્યા છે જે દેશ માટે લાંબાગાળે ફાયદાકારક સાબિત થશે તેમણે કહયું કે ભારતમાં વધારે નાણાંકીય અંતર નથી પરંતુ આઇએમએફ એ પણ સ્વીકારે છે કે નાણાંકીય પાસા માટે સરકારની નીતીઓ સમજદારીપુર્ણ રહી છે

ગાંધી મેડીકલ ફોસ્પિટલ ખાતે સત્તાવાળાઓએ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલથ તરફથી હૈદરાબાદમાં જ આ વાયરસના પરીક્ષણ માટે મળેલી મંજુરી પછી આ કીટસના પરીક્ષણના ટ્રાયલ ચાલુ કરી દીધા છે

મોટાભાગના શંકાસ્પદ કેસો છે જેમણે તાજેતરમાં અસરગ્રસ્ત વિસ્તારોમાંથી પ્રવાસ કર્યો હતો અથવા ચીનમાં ખાસ કરીને અસરગ્રસ્ત વિસ્તારોમાં અભ્યાસ કરે છે અને તેમના પરીવાર જેનો છે

આંતરરાષ્ટ્રીય વિભાગમાં બેસ્ટ ફિચર ફિલ્મનો એવોર્ડ મિશા કેમ્પ દ્વારા દિગ્દર્શિત ડય ફિલ્મ રોમીસ સલોનને આપવામાં આવ્યો હતો

આ અંગે પત્રકારોને માહિતી આપતા સંરક્ષણ સચિવ ડો અજયકુમારે ગઈકાલે નવી દિલ્ફીમાં જણાવ્યું હતું કે ડિફેન્સ એક્સપો દરમિયાન પ્રથમ વખત ભારત આફ્રિકા સંરક્ષણ પરિષદ થોજાશે